અમદાવાદરાજકોટજામનગર ભાવનગર વડોદરા અને સુરત ખાતે મતગણતરીની શરૂઆત પોસ્ટલ મેતની ગણતરી સાથે શરૂ થશે અને સાંજ પહેલા પરિણામ જાહેર થઈ જશે

મતગણતરીમાં રોકાયેલ તમામ સ્ટાફને માસ્ક ફરજીયાત પહેરવુ પડશે આ ઉપરાંત થર્મલ ગન તેમજ હોલને સેનેટાઈઝ કરવા સહિતની તકેદારીઓ રાખવી પડશે કલ્પના શાહ રાજયસભા બિનહરીફ રાજ્યસભાની પેટા ચુંટણીમાં ભજપના બંને ઉમેદવારો રામભાઈ મોકરીયા અને દિનેશ અનાવડીયા પ્રજાપતિ બિનહરીફ ચુંટાઈ આવ્યા છે બંને બેઠકની પેટા ચુંટણી અલગ અલગ યોજાઈ હતી કારણ કે કોરોનામાં અવસાન પામેલા બંન્ને સભ્યોનો કાર્યકાલ જુદો જુદો હતો ભાજપના અભય ભારદ્રાજના સ્થાને રામભાઈ મોકરીયા અને કોંગ્રેસના એફમદ પટેલના સ્થાને દિનેશ અનાવાડીયા પ્રજાપતિ બિનહરીફ યું ટાઈ આવ્યા છે

છેલ્લા બાર વર્ષથી દેશમાં પ્રથમ રહેનારા આ બંદરે આ વર્ષે પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યુ છે પેટ્રોલિયમ ઉત્પાદનકોલસોમીઠુ ખાધતેલ ખાંડખાતરલાકડુ સોયાબીનઘઉ વગેરે ચીજવસ્તુ ઓનું પરિવહન આ બંદરથી થતુ હોય છે કલ્પના શાહ્ રસીકરણ મહારાષ્ટ્ર જેવા દેશના કેટલાક ભાગોમાં કોરોના સંક્રમણમાં ફરી વધારો થઈ રહ્યો છે

દેશમાં ફન્ટલાઈન વર્કસને કોરોના સંક્રમણ વિરોધી રસી આપવાનું કામ યુ ધ્ધ સ્તરે યાલી રહ્યુ છે